ઉઝબેકિસ્તનના વેપારી મંડળે આપેલા આમંત્રણનો મુખ્યમંત્રીએ સ્વીકાર કર્યો છે તાશ્કંદમાં યોજનારા આંતરરાષ્ટ્રીય રોકાણકર્તા ફોરમમાં ગુજરાતનું ઉચ્યસ્તરીય પ્રતિનિધિમંડળ ભાગ લેશે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા અનુરોધ કર્યો છે તેમણે ગુજરાતના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીમાં દેશનું નેતૃત્વ કરવાનું પણ જણાવ્યું છે

વિરાંગનાઓનું આવતીકાલે છત્તીસગઢમાં રાજનશ્રી એવોર્ડથી સન્માના થશે

વધુમાં જણાવાયું છે કે રાજયની બી જે મેડીકલ કોલેજ અમદાવાદમાં કોરોના વાયરસ માટે લેબોરેટરી પરિક્ષણની સુવિધા ઉપલબ્ધ બનાવાઇ છે આ ઉપરાંત ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે કોરોના વાયરસ અંગે કંટ્રોલરૂમ શરૂ કરાયો છે અમદાવાદની બી જે મેડિકલ કોલેજમાં લેબ પરિક્ષણની વ્યવસ્થા થતાં લેબોરેટરી ટેસ્ટ માટે પૂના કે મુંબઇ સેમ્પલ મોકલવા નહીં પડે રાજયની તમામ મેડિકલ કોલેજ અને જીલ્લા હોસપીટલોમાં કોરોના વાઇરસ માટે અલાયદો આઇસોલેસન વોર્ડ શરૂ કારાયો છે ઉઝબેકિસ્તાન સીએમ ઉઝબેકિસ્તાન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ચેરમેન અદખમ અર્કમોવે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની શુભેચ્છા મુલાકાત લીધી હતી તેમણે આગામી મહિનામાં તાશ્કંદમાં યોજાયેલા ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફોરમમાં ગુજરાતનું વેપાર ઉદ્યોગ ઉચ્યસ્તરીય પ્રતિનિધિમંડળ સામેલ થાય તે માટે મુખ્યમંત્રીને સહભાગી થવા આમંત્રણ આપ્યું હતું જેનો મુખ્યમંત્રીએ સ્વીકાર કર્યો હતો તેમણે કહ્યું કે ફૃષિ ખનીજ અને સોલારના ક્ષેત્રોમાં ધ્યાન કેન્દ્રિત કરતું પ્રતિનિધિમંડળ આ પરિષદમાં ભાગ લેશે

આ પ્રોજેક્ટો ઝડપથી પૂરા થાય એ માટે ગુજરાત સરકાર ઝડપી કાર્યવાહી કરશે

રાજયપાલ રાજ્યપાલે જણાવ્યું છે કે સ્વાસ્થ્ય સારૃં રાખવા માટે ફેમિલી ડોકટરની નહીં પણ ફેમિલી ફાર્મરની આવશયકતા છે આજે જૂનાગઢ ખાતે રાજયપાલ આચાર્થ દેવવ્રતના અધ્યક્ષસ્થાને એક કાર્યશાળા યોજાઇ હતી

જમીન બિનફળદ્ર્પ થતી એટકે છે અને તેની ઉત્પાદનશક્તિ વધે છે તેમણે ઉમેર્થું કે ગુજરાતના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમાં દેશનું નેતૃત્વ કરવાનું છે રાજયપાલે રાજયસરકાર પ્રાફતિક ખેતીને વિશેષ મહત્વ આપી રહી છે એ પ્રત્યે આનંદની લાગણી વ્યકત કરતાં કહ્ય કે ખેડૂતોની આવક બમણી કરવા ઇમાનદારીથી પ્રાકૃતિક ખેતી અપનાવવી એ જ ઉપયાર અને ઉપાય છે આ પ્રસંગે સૌરાષ્ટ્રભરમાંથી ઉપસ્થિત રહેલા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીના અનુભવો વર્ણવ્યા હતા કૌશિક પટેલ મહેસૂલ મંત્રી કૌશિક પટેલની ઉપસ્થિતિમાં કલોલ તાલુકા કેળવણીમંડળ સંયાલિત સીઆઇ પટેલ અંગ્રેજી મિડિયમ સફલનો વાર્શિક મહોત્સવ યોજાયો હતો જેમાં તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામો અપાયા હતા તેમજ શ્રેષ્ઠી દાતાઓનું સન્માન કરાયું હતું આ પ્રસંગે કૌશિક પટેલે જણાવ્યું હતું કે યુવાધન એ સાચી મૂડી છે તેનું સાચા અર્થમાં ઘડતર થાય તો દેશને ગૌરવ અપાવશે તેમણે કહ્યું કે આજના સમયમાં ટેકનોલોજીનો સદઉપયોગ કરી આંગળીના ટેરવે સમગ્ર દુનિયાનું જ્ઞાન પોતાની હથેળીમાં મેળવી શકે છે તેમણે કહ્યું કે સ્વરાજયને સુરાજય બનાવવાનું છે આ પ્રસંગે પર્યાવરણ પ્રેમી શૈલેષભાઇ પટવારીએ ઉત્તમ ગુણવત્તા ધરાવતા યુવાનો તૈયાર કરવા પર ભાર મૂક્યો હતો કુપોષિત બાળકો દાહોદ જીલ્લા કલેકટરે જીલ્લામાં કુપોષિત બાળકોને પોષણક્ષમ આહાર તરીકે ઇંડા આપવાની યોજનાના પાયલટ પ્રોજેકટ શરૂ કરવા અંગેના પ્રસિદ્ધ થયેલા અહેવાલોની સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે દાહોદ જીલ્લામાં આવી કોઇ યોજનાનો અમલ શરૂ થયો નથી કે કરવામાં આવનાર નથી તેમણે કહ્યું કે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠલ સુપોષણ અભિયાન શરૂ કરાયું છે અને કાળજી લઇ રાજય સરકાર કઠીળ સોયાબીન રેડી ટુ ઇટ પોષક આહાર તેમજ દૂધસંજીવની યોજના હેઠળ દૂધ આપી રહી છે

તેમ હનુમાન મંદિર સમિતિના અધ્યક્ષ પ્રવિણ ખોખાણીએ જણાવ્યું હતું

અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ કે વસાવાએ જણાવ્યું છે કે જાહેરનામાનો ઉલ્લંઘન કરનાર વ્યક્તિ કે મદદ કરનાર શિક્ષાપાત્ર ઠરશે સ્વાસ્થ્યકાર્યક્રમ આજે ડાંગ જીલ્લાના આહવા ખાતે તાલુકાકક્ષાની રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ પિયર એજયુકેશનની તાલીમનું આયોજન કરવામાં આવ્યં હતું જેમાં વિગતવાર માર્ગદર્શન અપાયું હતું આ પ્રસંગે પિયર એજયુકેટર આરોગ્યસંબંધિત વિષયો પર લેખન કરી વિગતવાર યર્ચા કરાઇ હતી

ખોડીયાર મહોત્સવ ભાવનગરના સુપ્રસિદ્ધ આસ્થાના કેન્દ્ર સમા રાજપરા ખોડીયાર મંદિરના પરીસરમાં આજ સાંજથી ખોડીયાર ઉત્સવનો પ્રારંભ થયો હતો ભાવનગર નજીકના રાજપરા મંદિર પરિસરમાં ગુજરાત સરકારના યુવાઓ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરનો ભવ્ય વહીવટીતંત્ર દ્વારા શ્રી ખોડીયાર ઉત્સવનું ભવ્ય આયોજન થયેલ

આ પ્રસંગે મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

બીજો તબક્કો જાન્યુઆરીમાં યોજાયો હતો

ત્રીજો તબક્કો યાલુ માસે યોજાઇ રહ્યો છે આ યોજના હેઠળ બાળકોને ટી બી પોલિયો પંચગુણી ઓરીના ડોઝ અને ડીટીટી તેમજ સગર્ભા માતાઓને ધનુર અને ડીપ્થેરીયાની રસીથી રક્ષિત કરવામાં આવે છે

જેમાં રાજકોટ રેલવે ડિવિઝન ની ટીમ ચેમ્પિયન થઈ છે પરેલ વર્કશોપની ટીમને રાજકોટ મંડલે ફાઇનલમાં હરાવી આ ટુર્નામેન્ટ જીતી હતી રાજકોટ રેલવે ડીવીઝનલ મેનેજર પરમેશ્વર ક્રકવાલે વિજેતા ટીમના ખેલાડીઓને અભિનંદન આપ્યા હતા